ખેડા જિલ્લા કલેક્ટર આઈ

નડિયાદથી સતત ત્રીજા દિવસે ટ્રેન શ્રમિકોને લઈને રવાના થઈ હતી

કોરોનાના લીધે લોકડાઉન જાહેર થતા આ ભારતીયો વિવિધ દેશોમાં અટવાયા છે વિદેશમંત્રી એસ જયશંકરે આ તમામ ભારતીયોને જે તે દેશમાં આવેલા ભારતીય રાજદૂતાવાસોના સંપર્કમાં રહેવાની સૂચના આપી છે

ઓરિસ્સાની વડી અદાલતે આપેલા યૂકાદા મુજબ ઓરિસ્સા આવનાર દરેક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોય તો જ તેમને ઓરિસ્સામાં પ્રવેશ અપાશે

શિવાનંદ ઝા અમદાવાદ શહેર સહિત રાજ્યના રેડ ઝોન વિસ્તારોમાં લોક ડાઉનનો કડક અમલ કારવાઈ રહ્યો છે અને સરકારના આદેશોનું પાલન નહીં કરનારા સામે કાનૂની કાર્યવાહી કરાઇ રહી છે

તેમણે જણાવ્યુ કે દૂધ અને દવા સિવાયની દુકાનો જો ખુલ્લી જોવા મળશે તો તેવા દુકાનદારો વિરુદ્ધ સખત પગલાં ભરવામાં આવશે રાજ્ય પોલિસ મહાનિદેશકે લોકડાઉનના નિયમોનું ચુસ્ત પાલન કરી કોરોનાનો ફેલાવો અટકાવવામાં તંત્રને મદદરૂપ થવા અપીલ પણ કરી હતી શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું કે રાજ્યના અમદાવાદ અને સુરત શહેરના કન્ટેનમેન્ટવાળા વિસ્તારોમાં જ્યાં સંક્રમણનું પ્રમાણ વધુ છે તેવા વિસ્તારોમાં પેરામિલેટરી ફોર્સ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા વધારાના સલામતી જવાનો માટે કેન્દ્રને રજૂઆત કરતાં સત્વરે ખાસ વિમાન મારફત આ અર્ધ લશ્કરી દાળની ટુકડીઓ આવી ગઈ છે અને તેને સુરક્ષા માટે તહેનાત પણ કરી દેવાઈ છે મહેસાણા કોરોના મહેસાણામાં કુલ બેતાલીસ કોરોના પોજિટિવમાંથી આંઠ દર્દીઓ કોરોના મુક્ત થયા છે અને હાલ પાંત્રીસ દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે એક દર્દીનું મોત નીપજયું છે

સતત વ્યસનની આદત હોવાના કારણે વ્યસન પર એકદમ નિયંત્રણ આવતાં તેમના સ્વભાવ પર પણ અસર પડી છે

તેઓ ઘણા સમય થી અસ્વસ્થ હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમણે ગઈરાત્રે અંતિમ શ્વાસ લીધા છે ગાંધીજીના પુત્ર રામદાસ ગાંધીના પુત્ર કનુભાઇ ગાંધીના તેઓ પત્ની હતાં

કનુભાઈ ગાંધીના અવસાન બાદ તેઓ ઐતિહાસિક ભૂમિ ભીમરાડ ખાતે તેઓ છેલ્લા બે વર્ષથી સ્થાયી હતા

તેમની અંતિમ યાત્રા આજે સવારે ભીમરાડ ગામે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે કહ્યું કે કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે આશા કાર્યકર બહેનો છસો બત્રીશ ગામડા અને અર્ધ શહેરી વિસ્તારમાં ખૂબ મહેનત કરી રહી છે

તમામ શ્રમિકોને ગોધરા ખાતે મેડિકલ સ્ક્રિનીંગ કરી પ્રમાણપત્ર આપી માસ્ક અને સોશિયલ ડિસ્ટ્ન્સિંગના પ્રોટોકોલ સાથે ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા આ ઉપરાંત ગોધરાના સેવાભાવી ડોક્ટર સુજાત વલીના સહ્યોગથી આ શ્રમિકોને ભોજન તેમજ હાલોલ ખાતે આવેલી એમ જી મોટર્સ દ્વારા પાણીની બોટલ્સ પૂરી પાડવામાં આવી હતી આ શ્રમિકો મુખ્યત્વે હાલોલ કાલોલ અને ગોધરા તાલુકામાં ધંધા રોજગાર અર્થે આવેલા હતા